કોંગ્રેસના બરતરફ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અપાયેલી નોટિસને પડકાર આપતી અરજી ઉપરરાજસ્થાન હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ પણ શુક્રવારની મુદત પડી

આઇબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણ સાથે વાતયીત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં રોકાણ કરવાનો આ સમય ઉત્તમ છે સરકાર પ્રતિબદ્ધ છે કે ધરેથી કામ કરવાની ટેકનીકલ બાબત વધુ સરળ બને શ્રી મોદીએ ભાર મૂક્યો કે દેશ તકનીકી ડેટા આધારિત આરોગ્યસંભાળ સિસ્ટમના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે જે સસ્તું અને મુશ્કેલી વિના શક્ય બની રહ્યું છે વ્યવસાયિક કામકાજ પર કોવીડના પ્રભાવ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘરેલુ રીતે કામ મોટા પ્રમાણમાં અપનાવવામાં આવી રહ્યું છે અને આ તકનીકી સુગમ બને તે સુનિશ્ચિત કરવા સરકાર સતત માળખાગત સુવિધા કનેક્ટિવિટી અને નિયમનકારી વાતાવરણ પૂરા પાડવા તરફ કામ કરી રહી છે

તેમણે કહ્યું કે સરકાર દેશમાં ટેકનીકલ વાતાવરણ આગળ વધારવા માટે વિદ્યાર્થીઓને પ્રારંભિક તબક્કે ખ્યાલો સાથે રજૂ કરવા તરફ કામ કરી રહી છે આઈબીએમના સીઈઓએ આત્મનિર્ભાર ભારતની દ્રષ્ટિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શ્રી કૃષ્ણાએ પ્રધાનમંત્રીને ભારતમાં આઈબીએમની વિશાળ રોકાણ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા

અન્ય ક્ષેત્રોમાં ડેટા સુરક્ષા સાયબર એટેક ગોપનીયતા અંગેની ચિંતાઓ અને યોગના આરોગ્ય લાભોના મુદ્દાઓ શામેલ છે

આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં એઈમ્સ દિલ્હીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ માહિતી આપી હતી કે સ્વદેશી રીતે વિકસિત રસીના માનવ પરીક્ષણ એઈમ્સમાં જ શરૂ થયાં છે

તેમણે જણાવ્યું કે પરીક્ષણો માટે સ્વયંસેવક નોંધણીની બાબતમાં તબીબી સંસ્થાને જબરદસ્ત પ્રતિસાદ મબ્યો છે સ્વદેશી રસીના વિકાસને એક મોટી સિદ્વિ ગણાવી તેમણે માહિતી આપી કે ભારતની દવાઓ અને રસીઓની મોટા પાયે ઉત્પાદન ક્ષમતા તેના ઉત્પાદનના તબક્કે માંગણીઓ પૂરી કરવામાં પણ મદદ કરશે સામુદાયિક સંક્રમણ અંગેના એક પ્રશ્નના જવાબમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે સમુદાય ટ્રાન્સમિશન થઈ રહ્યું હોવાના ઘણા પુરાવા નથી જો કે તેમણે હોટસ્પોટ્સમાં સ્થાનિક સ્તરે સંક્રમણ થવાની સંભાવનાને નકારી ન હતી જેમાં કેસોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે

કોવિડની સારવાર કરી રહેલા અગ્રીમ હરોળનાં તબીબો સાથે કેસ આધારીત ચર્ચા કરવી અને માર્ગદર્શન આપવું અને કોવિડનો મૃત્યુદર ધટાડવોએ ઈ આઈસીયુ કાર્યક્રમનો મુખ્ય હેતું છે આ ઉપરાંત આઈસીયુમાં કોવિડનાં દર્દીઓની સારવાર કરતાં તબીબો પ્રશ્રો પૂછી શકે તેમનાં અનુભવનું આદાન પ્રદાન કરી શકે તથા નવી દિલ્હીથી એઈમ્સનાં નિષ્ણાંત તબીબો સાથે ચર્ચા કરી શકે તેથી સુવિધા ઈ આઈસીયુ કાર્યક્રમમાં છે

કોર્ટે સુનાવણી શુક્રવારે મુલતવી રાખી હતી

રાજ્ય સરકારનું ભાવિ હવે અનેક મોરચા પર ચાલી રહેલી કાનૂની લડતના પરિણામ પર નિર્ભર છે રાજ્યમાં ઘણા કાનુની મોરચા ખોલવામાં આવ્યા છે

આ સૂચનાઓને રાજસ્થાન હાઈકોર્ટની બેંચમાં પડકારવામાં આવી છે જ્યાં સુનાવણી યાલુ છે બીજી તરફ એસઓજી દ્વારા ત્રણ અને એસીબી દ્વારા સરકાર વિરુદ્ધ કાવતરું રચવા અને ધારાસભ્યોના વેપાર માટે ત્રણ કેસ નોંધાયા છે કેટલાક વ્યક્તિઓ કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો સહિત બંને એજન્સીઓના ધ્યાનમાં છે સરકારને સમર્થન આપતા તમામ ધારાસભ્યો છેલ્લા આઠ દિવસથી જયપુર નજીકની એક હોટલમાં રહ્યા છે પરિસ્થિતિને જોતા રાજ્યમાં રાજકીય સંકટ જલ્દીથી ખતમ થવાની સંભાવના ઘણી ઓછી છે

વી સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે દેશભરમાં સરળતાથી ખાતરથી ઉપલબ્ધતાં છે અને રાજ્યોમાં પહેલેથી જ ખાતરનો પૂરતો જથ્થો છે શ્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું કે વાવણીની સિઝનમાં જો ખાતરની વધુ માંગ થશે તો ઝડપથી પહોંચાડવામાં આવશે

તે માટે કેન્દ્ર સરકાર ખાતર ઉત્પાદક કંપનીઓ અને રાજ્યો વચ્ચે સંકલન કરી રહી છે

રાજ્ય સરકારોને ખાસ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ પી

પરીક્ષા માટે આવતાં ઉમેદવારોને તેમનાં પ્રતિબંધીત વિસ્તારોમાંથી આવવા જવાની પરવાનગી આપે ઉમેવારોનાં આવાસ અને પરિવહન માટેની વ્યવસ્થામાં આયોગ મદદ કરશે